રાજ્ય સભાની આ બંને બેઠકોનું મતદાન અલગ અલગ થશે

એવી જાહેરાત કરવામાં આવી છે જાગૃતિ વકીલ ક્રિકેટ પ્રવાસી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ક્રિકેટ ટેસ્ટ મેયનો આજથી ચેન્નાઈમાં આરંભ થશે કોવિડની પરિસ્થિતિના કારણે આ ટેસ્ટ માટેની ટીકીટો તમિલનાડુ કક્રિકેટ સંગઠનના સભ્યો માટે જ માર્યાદિત રાખવામાં આવી છે

આ અંગે શિક્ષણ અગર સચિવ અંજુ શર્માએ આ નિર્ણય વિષે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણને કારણે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં અત્યારે કોલેજના પ્રથમ વર્ષ અને ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરી વિચારણા બાદ દ્વિતીય અને અંતિમ વર્ષના કોલેજના વર્ગો પુનઃ શરુ કરવામાં આવશે આ સાથે બહારગામના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ રી ઓપન કરવા અંગેની એસઓપી પણ જાહેર કરવામાં આવી છે

જાગૃતિ વકીલ કોરોના છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સમગ્ર રાજ્ય સાથે કચ્છમાં પણ ઘટાડો થયાના સમાયારથી રાહત સાથે ધીમે ધીમે આમ જનતાના ન્યુ નોર્મલમાં ટેવવા લાગી છે

જીલ્લા આરોગ્ય અધિકારી ડો

અને સરકાર તરફથી સુચના આવ્યા બાદ ચોથા તબક્કાનું રસીકરણ થશે

કન્નરે મીડિયા કર્મચારીઓને ફન્ટ લાઈન વર્કર ગણાવી કોવેકસીન રસી લેવા જણાવ્યું છે